રાજનાથ કોવિડ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કોવિડના દર્દીઓની સારવાર માટે લશ્કરી દવાખાનાઓ અને હોસ્પિટલોમાં જાહેર જનતાને તબીબી સુવિધાઓ આપવાના આદેશ આપ્યા છે દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસના પગલે લોકોને રાહત આપવા માટે વધારાની ક્ષમતા ઉભી કરવા અને સંસાધનોનો ઉપથોગ કરવા પણ તેમણે સૂચના આપી છે સંરક્ષણમંત્રીએ આજે સંરક્ષણ મંત્રાલયની તૈયારીઓ અને કોવીડ પરિસ્થિતિ અંગેના પ્રતિભાવોની સમીક્ષા કરવા એક બેઠક યોજી હતી બેઠકમાં લશ્કરની ત્રણેય પાંખોના વડા અને સંરક્ષણ દળોના સર્વોચ્ય વડા જનરલ બિપિન રાવત સંરક્ષણ સચિવ ડીઆરડીઓના અધ્યક્ષ અને લશ્કરી તબીબી સેવાઓના મહાનિયામક હાજર રહ્યા હતા બેઠક દરમિયાન શ્રી રાજનાથે કહ્યું કે આકસ્મિક જરૂરિયાતો માટે ખરીદી દ્વારા તમામ જરૂરીયાતો પૂર્ણ કરવામાં આવશે તેમણે સંરક્ષણ અને નાગરિક હેતુ માટે ઓક્સિજન ઉપલબ્ધતા વધારવા જણાવ્યું હતું

કામદારો નિયંત્રણ કક્ષ શ્રમ અને રોજગાર મંત્રાલયે કોરોના વાયરસના કેસમાં થઇ રહેલા વધારાના કારણે કામદારોને માહિતગાર કરવા નિયંત્રણ કક્ષ ઉભા કર્યા છે

આ ઉપરાંત કામદારોના વેતન સંબંધિત ફરિયાદોને દૂર કરવા અને સ્થળાંતર કરતા કામદારોની સમસ્યાઓ દૂર કરવા જેવાં પગલાં લેવામાં આવ્યા છે શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રે જણાવ્યું કે આ સુવિધા ગયા વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવી હતી અને સ્થળાંતર કામદારોના પ્રશ્નોના નિરાકરણ માટે તેને ફરીથી શરૂ કરાઈ છે મંત્રાલયે માહિતી આપી છે કે કર્મચારીઓ ઇમેઇલ મોબાઈલ અને વોટ્સએપ દ્વારા આ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરી શકે છે

એક ટ્વીટ સંદેશમાં શ્રી ગાંધીએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડ દિશાનિર્દેશોનું પાલન કરવા જણાવ્યું છે

દરમિયાન દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોકટર મનમોહન સિંહની સ્થિતિ અંગે વાત કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને જણાવ્યું છે કે તેઓ એમ્સની તબીબી ટીમોપાસેથી શ્રી સિંહના આરોગ્યની માહિતી મેળવી રહ્યા છે એક ટ્વીટ સંદેશમાં શ્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે શ્રી સિંહની સ્થિતિ હાલ સ્થિર છે અને તેમને સર્વોત્તમ સારવાર આપવામાં આવી રહી છે શ્રી સિંહનો કોરોના રિપોર્ટ ગઇકાલે પોઝિટિવ આવતા તેમને એમ્સ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા

આવશ્યક સેવાઓ ખાનગી ક્ષેત્રની કચેરીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ સિવાય બધું જ બંધ રહેશે

શ્રી સોરેને એમ પણ કહ્યું કે આ સમયગાળા દરમિયાન ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે ભક્તોની હાજરી પ્રતિબંધિત રહેશે આ ઉપરાંત એક જગ્યાએ પાંચથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે

સ્થાનિક શેરોમાં વૈશ્વિક બજારોના નકારાત્મક સંકેતો અને કોરોના વાયરસના કેસમાં વધારાના કારણે શેરબજારમાં ઘટાડો થયો હતો

મતદાન ગુરૂવારે સવારે સાતથી સાંજે સાડા છ વાગ્યા સુધી ચાલશે

ચૂંટણીના સંચાલન માટે પૂરતી સંખ્યામાં ઇવીએમ અને વીવીપીએટીની ખાતરી કરવામાં આવી યૂકી છે કોવિડ રોગયાળાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે વધુમાં વધુ એક હજાર મતદારોના બૂથ ઉભા કરવા સુચના આપેલી છે

દરેક મતદાન કેન્દ્રમાં પીવાના પાણી છાંયડાની વ્યવસ્થા શૌચાલયની સુવિધા લાઇટિંગ વિકલાંગો માટે થોગ્ય ઢાળ જેવી ન્યૂનતમ સુવિધાઓ અપાશે મતદાન મથકની ફરજીયાત સ્વચ્છતા કર્મચારીઓ અથવા અર્ધ તબીબી કર્મચારીઓ અથવા આશા વર્કર દ્વારા મતદારોનું થર્મલ સ્કેનીંગ કરવામાં આવશે જો તાવ હોય તો મતદારને ટોકન આપવામાં આવશે અને મતદાન પૂરું થયાના સમય પહેલાં મતદાન માટે બોલાવાશે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બાકીના ત્રણ તબક્કાઓ માટેના પ્રચાર સમયને ઘટાડવાનો નિર્ણય લીધો છે પંચે સાંજે સાત વાગ્યાથી બીજે દિવસે સવારે દસ વાગ્યા સુધી પ્રયાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે

રાજકીય નેતાઓ પ્રચારકો અને ઉમેદવારો દ્વારા કોવીડનાં ધોરણોના વારંવાર ઉલ્લંઘન સામે પંચે ચીમકી આપી છે

કોંગ્રેસ ડાબેરી પક્ષો અને તેમના ભાગીદાર ભારતીય સંયુક્ત સેક્યુલર મોરચાના બેનર હેઠળ લડી રહ્યા છે

હવે સાતમા તેમજ આઠમા અને અંતિમ તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે

બીજી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે કોવીડના પગલે ભાજપે પશ્ચિમ બંગાળમાં મોટી રેલીઓ અને જાહેર સભાઓ ન યોજવાનો નિર્ણય કર્યો છે

એક નિવેદનમાં પાર્ટીએ કહ્યું કે આ તમામ જાહેર સભાઓ કોવીડ માર્ગદર્શિકાને પગલે ખુલ્લી જગ્યાઓમાં યોજાશે પાર્ટીએ રાજ્યમાં છ કરોડ માસ્ક અને સેનિટાઇઝર વિતરણ કરવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે અગાઉ ડાબેરી પક્ષો કોંગ્રેસ અને આઈએસએફ અને શાસક એઆઈટીસીએ પણ અભિયાનના બાકી ભાગ દરમિયાન મોટી રેલીઓ ન યોજવાની જાહેરાત કરી હતી

તેમણે જણાવ્યું કે ટેલચર ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત યુરિયા માટે વિશિષ્ટ સબસિડી નીતિને પણ કેબિનેટે મંજૂરી આપી છે